જે સામાન્ય વર્ગના લોકો પહેલા બેંકના દ્વારે જતા અચકાતા હતા આજે બેંક તેમના આંગણે આવીને તેમના ખાતા ખોલવાથી માંડીને તેમની આર્થિક જરૂરીયાત અનુસાર લોન આપતી થઇ છે યુવાનોને રોજગારીની તકો ઉભી થાય તે માટે સ્ટાર્ટપ ઇન્ડીયા અંતર્ગત ઉધોગો શરૂ કરવાની સાથે મુદ્રા લોનથી તેમને ઋણ આપવામાં આવી રહ્યું છે

જુનાગઢમાં વડાલમાં વતનપ્રેમી ડોક્ટર કોરાટ દંપતિ દવારા સેવાભાવથી નિર્મિત હિમાલયા કેન્સર હોસ્પીટલનું ઉદઘાટન કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતુ કે પૈસાના અભાવે રાજ્યમાં એક પણ નાગરિક સારવાર વગર ન રહે તે અમારી સરકારની પ્રાથમિકતા છે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારમાં પણ અદ્યતન અને સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ બને તે માટે ગ્રીન ફિલ્ડ અને બ્રાઉન ફિલ્ડ બને તે માટે મેડિકલ પોલીસીની હિમાયત કરી છે આ યોજનામાં હોસ્પિટલોને પ્રોત્સાહિત કરવા વીજબીલથી માંડીને વ્યાજમાફીના લાભ મળશે શ્રી રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતના નવા જિલ્લાઓમાં મેડિકલ કોલેજ શરૂ કરી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સંકલ્પના સાકાર કરાશે પ્રવાસનમંત્રી શ્રી જવાહર યાવડાએ જણાવ્યું હતું કે સોરઠનું કેન્દ્રબિંદુ જુનાગઢમાં કેન્સર હોસ્પિટલ શરૂ થતાં દર્દીઓને રાહત મળશે

દર્દી અને તેમની સાથે આવનાર સ્વજનોને હોસ્પિટલમાં રહેવા જમવાની સુવિધા નિશુલ્ક મળશે

આના પરિણામે જૂનાગઢમાં સ્થાનિક રોજગારીની તકોમાં વધારો થશે શ્રી વિજય રૂપાણીએ ઉપરકોટ ડેવલપમેન્ટ કામો સાથે નરસિંહ મહેતા સરોવર બ્યૂટી ફિકેશન કામ હાથ ધરાઈ રહ્યાં છે તેવું ઉમેર્યું હતું અમરેલીના બગસરા ખાતે કેન્દ્રીય કુષિમંત્રી શ્રી પુરુષોતમ રૂપાલા શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમા અને સાંસદ શ્રી નારણભાઈ કાછડિયાની ઉપસ્થિતિમાં ફિટ ઈન્ડિયા મુવમેન્ટ અંતર્ગત કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં બગસરાના જેતપુર રોડ સ્થિત શાળા નંબર ચારમાં દાતાઓ દ્વારા મળેલા સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું

ગાંધીનગર જીલ્લા કોર્ટમાં સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્રનું લોકાર્પણ સર્વોચ્ચ અદાલતના ન્યાયમુર્તિ શ્રી એમ

શાહ અને ગુજરાત હાઈકોટના મુખ્ય ન્યાયમૂતિ શ્રી વિક્રમનાથના હસ્તે કરવામાં આવ્યું ન્યાયમૂર્તિ શ્રી એમ આર શાહે જણાવ્યું છે કે બળાત્કાર ફત્યા અને અન્ય ગુનામાં મહિલાઓ અને બાળકો સાક્ષી હોય છે ત્યારે તેઓ મુક્ત રીતે જુબાની આપી શકતા નથી તેથી સુપ્રીમ કોર્ટેના માર્ગદર્શન મુજબ ગુજરાતના તમામ જિલ્લાકક્ષાના ન્યાયલયોમાં આ પ્રકારનું સંવેદશીલ સાક્ષી જુબાની કેન્દ્ર શરૂ કરવામાં આવશે

શ્રી શાહે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં છેલ્લા બે વર્ષના ટ્રંકાગાળામાં પાંચ થી છ લાખ જેટલા કેસોને નિકાલ કરવામાં આવ્યો છે આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂતિ શ્રી વિક્રમનાથન સહિત અન્ય ન્યાયમૂર્તિઓ ઉપસ્થિત રહ્યા હતા

દેવી ભકતોમાં આ તિથિનું વિશેષ મહત્વ છે સમગ્ર દેશ સહિત રાજયભરમાં પરંપરાગત ભકિત અને આરાધના સાથે દુર્ગાષ્ટમીની ઉજવણી થઈ રહી છે

દર્શન માટે ભકતોની ભારે ભીડ જાવા મળી રહી છે

રાજયમાં બંગાળી સમુદાયના લોકો દ્વારા પણ દુર્ગાપુજા નિમિત્તે વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરે મધ્યરાત્રીએ આઠમના હવનનો પ્રારંભ થશે અમારા ડાંગના પ્રતિનીધિ જણાવે છે કે ડાંગ જીલ્લાના પ્રવેશદ્વાર વધઈના રાજેન્દ્રપુર ખાતે નવદુર્ગા યુવક મંડળ અને ભકતો દ્વારા આજે આઠમના દિવસે ભવ્ય હવન કરવામાં આવ્યો તથા ભાવિક ભકતોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો

અહી નવરાત્રીના નવ દિવસ ભવ્ય મેળો ભરાય છે અને આઠમ નોમ અને દશેરાના દિવસોનું વિશેષ ધાર્મિક મહત્વ હોથ છે આવતીકાલે નોમના દિવસે મંદિરના ચોકમાં થોજાનાર હવનમાં દર વર્ષે રાજવી પરીવાર પણ પુજામાં જોડાય છે તથા દશેરાના દિવસે માતાજીના જવારાનું અને ગરબાનું કરજણ નદીમાં વિસર્જન કરવામાં આવશે સુરેન્દ્રનગર જિલ્લાના યુડા તાલુકાના નવી મોરવાડ અને જુની મોરવાડ વચ્ચે આવેલી ભોગાવો નદીમાં ત્રણ યુવાનો ડૂબી જતા હાલમાં તેમની શોધખોળ યાલી રહી છે યુડા તાલુકાના મામલતદાર શ્રી રાવળ ના જણાવ્યા મુજબ ભોગાવો નદીમાં આ યુવાનો નાહવા પડ્યા હતા અને ડૂબવા લાગ્યા હતા હજુ સુધી તેમના નામો જાણવા મબ્યા નથી પરંતુ તેઓ બહાર ગામના છે અને ગામના મહેમાન છે આ યુવાનોને બયાવવા માટે સુરેન્દ્રનગર થી ફાયર ફાઈટર ની ટીમ રવાના કરવામાં આવી છે યુડા પોલીસ સ્ટેશનના વિજયભાઈ ગાબુ ના જણાવ્યા મુજબ હાલમાં પોલીસ મામલતદાર તલાટી ગામના સરપંચ તથા સ્થાનિક તરવૈયાઓ ઘટનાસ્થળે હાજર છે અને ડૂબી ગયેલા ત્રણ યુવાનો ની શોધખોળ યાલી રહી છે આજે પણ રાજ્યના કેટલાંક ભાગોમાં વરસાદ થયો છે ભાવનગરના પાલિતાણામાં પોણો ઇંચ વરસાદ થયો છે સિહોરમાં વરસાદના ભારે ઝાપટા પડ્યા છે અમરેલી જિલ્લામાં અમરેલી ધારી ચલાલા ગોપાલગ્રામ અને ગ્રામ્ય વિસ્તારોમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ થયો છે કેટલાંક વિસ્તારોમાં વૃક્ષો પડી ગયા છે

કુકમા ગામે હાથવણાટનો વ્યવસાય કરતા એક જ પરિવારમાં સાત સાત નેશનલ એવોર્ડ ધરાવતા બેચરલાલે દિલ્હી ખાતે ભારત સરકાર ફસ્તકલાના હાથવણાટના મ્યુઝિયમનું દીપ પ્રાગટય કર્યું હતું